ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે યોજાનાર અનૌપયારિક શિખર મંત્રણા માટે મમલ્લાપુરમ પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત થયો ત્યારથી અટકાયતમાં રખાયેલા ત્રણ રાજકીય નેતા મુક્ત કરાયા જમ્મુ કાશ્મીરમાં બાળકોની સ્થિતિ અંગેના પાકિસ્તાની નિવેદનને જડબાતોડ જવાબ ભારતે આપ્યો કહ્યું કે ત્રાસવાદી ટોળકીમાં બાળકોની ભરતી ખુદ ઇસ્લામાબાદ કરે છે લોકનાયક જયપ્રકાશ નારાયણને જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર

તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત મુખ્યમંત્રી ઈ પલાનીસામી મંત્રીમંડળના વરિષ્ઠ સાથીઓ અને ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ આજે બપોરે ખાસ વિમાન મારફતે ચેન્નાઈ હવાઈ મથકે આવી પહોંચશે જ્યાં તેમનું રેડ કાર્પેટ અને વિવિધ નૃત્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે તેઓ સાંજે ચાર વાગે મોટરમાર્ગે મમલ્લાપુરમ જશે અને શ્રી મોદી સાથે યુનેસ્કો દ્વારા હેરિટેજ સ્મારક જાહેર કરાયેલા અર્જુનની તપસ્યા પાંચ રથ અને શોર મંદિરની મુલાકાત લેશે બાદમાં બંને નેતાઓ શોર મંદિર નજીક ચેન્નાઈની કલા ક્ષેત્ર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સાંસ્ક્રતિક કાર્યક્રમ નિહાળશે ત્યારબાદ શ્રી મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ માટે ભોજનની યજમાની કરશે આવતીકાલે શ્રી મોદી અને શ્રી શી જીનપિંગ વ્યક્તિગત ધોરણે વાતચીત કરશે અને ત્યારબાદ પ્રતિનિધિસ્તરની વાતચીત કરશે અનૌપચારિક શિખર સંમેલન હોવાને કારણે બંને નેતાઓ દ્વિપક્ષીય પ્રાદેશિક અને મહત્વના વૈશ્વિક વિષયો ઉપર વાટાઘાટો કરશે

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ મહારાજાને અસાધારણ શાસક અને સારા વહિવટદાર તરીકે ઓળખાવ્યા હતા તેમણે કહ્યું કે ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે મહારાજા ચામરાજે સૌપ્રથમ ભારતમાં ભળી જવાની અપીલ સ્વિકારી હતી તેમણે ઉદ્યોગ સાહસીકોને જે સમર્થન આપ્યું તે પણ અન્યો માટે પ્રેરણાદાયી છે

અધિકારીએ જણાવ્યું હતું કે યાવર મીર નૂર મહંમદ અને શોએબ લોનને જુદાં જુદાં કારણસર મુક્ત કરાયા છે

શોએબ લોન ઉત્તર કાશ્મીરના જિલ્લાએ કમના અધ્યક્ષ છે નૂર મહંમદ નેશનલ કોન્ફરન્સના કાર્યકર છે

પ્રતિનિધિમંડળના સભ્યોએ કહ્યું હતું કે તેમના દ્વારા કરાયેલા સૂચનોને શાંતિથી સાંભબ્યા બાદ ગૃહમંત્રાલયના અધિકારોઓએ સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવાની ખાતરી આપી હતી

ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાઇ હતી

કાશ્મીરમાં પંચાયતી રાજ વ્યવસ્થાની બીજા સ્તરની ચૂંટણીની પ્રક્રિયા આગામી પાંચમી નવેમ્બર સુધીમાં પૂર્મ કરાશે

ભાજપે જણાવ્યું છે કે કાશ્મીરના નાગરીકોએ કેન્દ્ર સરકારની લોકોને કેન્દ્રમાં રાખતી નીતિઓ તથા લોકશાહીને અદના સ્તરે મજબૂત બનાવતા નિર્ણયોને સંપૂર્ણ સમર્થન આપ્યું છે પ્રદેશ ભાજપના મહામંત્રી યુધવીર શેઠીએ નિવેદનમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં યોજાનારી ઘટક વિકાસ પરિષદની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાયા છે આ બાબત કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા ધબકવા દેવાની મંજુરી નહીં આપનાર નેશનલ કોન્ફરન્સ પીડીપી અને કોંગ્રેસના નેતાઓની નીતિઓને લપડાક સમાન છે

સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્થાયી મિશનનાં પ્રથમ સયિવ પૌલિમી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પડોશી દેશમાં હિંસક વિચારધારામાં નાના બાળકીને ભણાવવાનું અને આતંકવાદી જૂથોમાં ભરતી કરવાનો શંકાસ્પદ તફાવત છે તેઓ બાળ અધિકારોનાં રક્ષણ અંગે રાષ્ટ્ર મહાસંઘની ત્રીજી સમિતિના સત્રમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના પાકિસ્તાનના રાજદુત મલિહા લોધીની ટીપ્પણીઓનો જવાબ આપી રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે બાળકોના હક્કો પ્રત્યેના વલણમાં પરિવર્તન આવ્યું છે તેમ છતાં તેઓ ગરીબી તકની અસમાનતા સશસ્ત્ર સંઘર્ષ અને માનવતાવાદી કટોકટીથી ત્રસ્ત વિશ્વમાં સૌથી વધુ નબળા છે

તેણે બીનજામીન પાત્ર વોરંટની પ્રક્રિયાથી બચવા એન્ટીગુઆનું નાગરિકત્વ સ્વિકાર્યું છે

અમારા સંવાદદાતા જણાવે છે કે સમગ્ર દેશના એક હજારથી વધુ વિજ્ઞાન લેખકો તેમાં ભાગ લે તેવી સંભાવના છે હિન્દીમાં વિજ્ઞાન વિષયક લેખોને પ્રોત્સાફન આપવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાના વિજ્ઞાન લેખકોને મંચ પુરૂ પાડવા માટે રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન લેખકોની પરિષદનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાનને લગતા નાટકો કૃતિઓ અને કાવ્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે નાનાજીએ તેમનું આખુ જીવન ખેડૂતો અને ગ્રામીણ જનતાનાં કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રનિર્માણ માટે નાનાજીએ આવેલું યોગદાન હંમેશા લોકોને પ્રેરણા આપતું રહેશે શ્રી મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને પણ તેમની જન્મજ્યંતિએ શ્રદ્ધાંજલી પાઠવી હતી તેમણે કહ્યું હતું કે જયપ્રકાશ નારાયણે સ્વતંત્રતાની ચળવળમાં ફક્ત ભાગ જ નહોતો લીધો પરંતુ દેશમાં લોકતંત્રની સુરક્ષા માટે અમૂલ્ય યોગદાન પણ આપ્યું હતું

નવી દિલ્હી ખાતે યોજાયલા એક કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને રાષ્ટ્રીય રમતસંઘોનું સ્તર ઊયું લાવવા માટે જણાવ્યું હતું

પશ્ચિમીવાદ્ય સેક્સોફોનને કર્ણાટકની સંગીતની દુનિયામાં કલાત્મક સંવેદનશીલ રીતે રજૂ કરવાનું શ્રેય શ્રી કાદરીને આપવામાં આવ્યું હતું